જેની આગેવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી તેઓએ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી કરી હતી બાદમાં તેમણે એકત્ર વિશાળ જનસભાને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા ગુજરાત પોલીસ અને કેન્દ્રિય સુરક્ષાદળોની રાષ્ટ્રીય એકતા દિવસની પરેડને પણ નિહાળી હતી

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં સરદાર પટેલે ભારતને અખંડ રાખવા આપેલા યોગદાનનું સ્મરણ કરાવ્યું હતું તેમણે દેશમાં વિવિધતામાં પણ એકતા છે એમ કહ્યું હતું

શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર રાજકીય સ્થિરતા આવશે અને કાશ્મીરીઓ સાથે થતા ભેદભાવનો અંત આવશે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

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં એકતા દોડમાં ભાગ લીગો હતો

ત્રિપુરામાં મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવે અગરતલામાં દોડને લીલીઝંડી દર્શાવી હતી સરદારશ્રીના જીવન અને યોગદાન પર પરિસંવાદ યોજાયો હતો પુડચેરીમાં રાજનિવાસથી એકતા દોડ યોજાઇ હતી તેમાં વિદ્યાર્તીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

જોગવાઇ અનુસાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટાયેલા સભ્યોની વિધાનસભા અને મુખ્યમંત્રી રહેશે લદાખમાં ઉપરાજ્યપાલ દ્વારા સંચાલન થશે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 જમ્મુ અને કાશ્મીર અને લદાખ માટે એક વડી અદાલત રહેશે લદાખના ઉપરાજ્યપાલ તરીકે આજે રાધાકૃષ્ણ માથુરને જમ્મુ કાશ્મીરના વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા શ્રીનગરમાં ગીરીશચંદ્ર મુર્મુએ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તરીકે શપથ તીધા દરમિયાન કેન્દ્ર સરકારે લદાખના ઉપરાજ્યપાલના સલાહકાહ તરીરે ઉમંગ નરૂલાની નિમણૂક કરી છે લદાખના પોલીસ વડા તરીકે એસ

વધુમાં કહ્યું કે ચીન આ બાબતે ભારતની સ્પષ્ટ અને સુસંગત સ્થિતિથી સારી રીતે વાકેફ છે વિદેશ બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની આંતરિક બાબત અંગે ચીન સહિત કોઇ દેશે ટીપ્પણી કરવાની જરૂરત નથી અને તેઓએ અન્ય દેશોની આંતરિકત બાબતોની ટીકા ટીપ્પણીથી દૂર રહેવું જોઇએ ચીનના વિદેશ કાર્યાલયના પ્રવકતાએ જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા અંગે કરેલી ટીપ્પણીના જવાબમાં ભારતે આ પ્રત્યાઘાત આપ્યા હતા વિદેસ બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લડાખ એ ભારતનો આંતરિક ભાગ છે અને અન્ય દેશોએ ભારતની અખંડિતતાને માન આપવું જોઇએ નિવેદનમાં વધુ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના એક તરફ ભાગ ઉપર ચીન કબજો જમાવીને બેઠું છે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કરેલ કાશ્મીર પી ઓ કે

ભારતે કથિત ચીન પાકિસ્તાન આર્થિક કોરીડોર યોજના અંગે ચિંતા વ્યક્ત કરી તેઓને વાકેફ કર્યા છે

આજે નવી દિલ્ફીમાં દિલ્ફી પોલીસના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કર્યા બાદ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આતંકવાદનો સફાયો કરવામાં અને નશીલા પદાર્થોનો વેપાર અટકાવવા જેવા ઘણા પગલા લીધા છે

આ બોર્ડ પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમના આરોગ્ય બાબતે સલાહ આપશે

હાઇકોર્ટે જણાવ્યું કે હૈદરાબાદના ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ નાગેશ્વર રેડ્ડીને પણ આ મેડીકલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે ચિદમ્બરમ હાલ તિહાર જેલમાં છે ચિદમ્બરમે આઇ એન એક્સ મિડીયા મનીલોન્ડરીંગ કેસમાં સ્વાસ્થયના આધાર ઉપર વચગાળાના જામીન માગ્યા હતા તેમણે દલીલ કરી હતી કે તેમની સ્થિતિ બગડી રહી છે અને તેમને જંતુરહિત વાતાવરણમાં રહેવાની જરૂરિયાત છે ન્યાયમૂર્તિ સુરેશ કૈતે જણાવ્યું કે મેડિકલ બોર્ડ આજે ચિદમ્બરમના આરોગ્ય બાબતે ચર્ચા કરી તેનો અહેવાલ અદાલતને સુપરત કરે

આજે મુંબઇમાં શિવસેના ભવન ખાતે યૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી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

તેજગામ નામની આ ટ્રેન રાવલપીંડીથી કરાંચી જઇ રહી હતી ત્યારે પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનની પાસે લિયાકતપૂરમાં તેના ત્રણ ડબ્બાઓમાં આગ લાગી હતી જેમાં બે ઇકોનોમિ શ્રેણીના અને એક બિઝનેસ શ્રેણીનો ડબ્બો સામેલ હતો સત્તાવારોએ કહ્યું કે મોટાભાગના મરણ ટ્રેનમાંથી કૂદી પડવાને કારણે થયા છે

જો કે આશિષને રજત પદકથી સંતોષ માનવો પડ્યો